તેમાં દસ ટકાનો વૃદ્ધિ દર છ વર્ષ દરમિયાન હાંસલ થયાનું જજ્ઞાવ્યું છે

મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ આવક મર્યાદા ચાર લાખ અને સુરક્ષા કવચ પાંચ લાખ કરવામાં આવ્યું છે

વિધવા સહાય સાડા બાર હજાર કરવામાં આવી છે

પીવાના પાણી માટે કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં ક્ષારમુક્ત પાણી પ્રક્રિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે આવા આઠ પ્રોજેક્ટ શરૂ કરાયા છે

તેમણે આગામી રથયાત્રા એટલે કે અષાઢી બીજ સુધીમાં વીજ જોડાણની પડતર તમામ સવા લાખ માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી છે

નાણામંત્રીએ સૌને માટે ઘર યોજના હેઠળ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાને વિશેષ જોગવાઇ કરી આપી છે

મેટ્રો રેલ સંદર્ભમાં નાણામંત્રીએ કહ્યું કે અમદાવાદ ગાંધીનગર મેટ્રો તથા સુરત મેટ્રો પ્રોજેક્ટને મંજુરી આપી છે

નાણામંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના અંગે જાહેરાત કરી છે તથા જિલ્લા સ્તરે રમતગમત શાળાઓ શરૂ કરવા જોગવાઇ કરી છે